દરમ્યાન લોક સભાની બાકી રહેલ બે તબક્કાની યુંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે

અંતિમ બે તબક્કાનો યુંટણીજંગ સૌ માટે આતુરતા પુર્વકનો રહેશે ત્યારે આવતીકાલે દિલ્હીમાં ઐતિહાસિક રામલીલા મેદાનમાં યોજાનારી પ્રધાનમંત્રી શ્રી મોદીની મહારેલી માટે દિલ્હીના ઉમેદવારો અને તમામ નેતાઓએ જોરદાર તૈયારી કરી રહ્યા છે એવુ સુત્રોએ જણાવ્યુ હતું

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમારે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે આ પ્રવેશ પ્રથમ તબક્કામાં આપવામાં આવ્યો છે જયારે ટુંક સમયમાં હાથ ધરાનાર બીજા તબક્કામાં બાકીના પ્રવેશની કાર્યવાહી થશે

સમાજના આગેવાનો દ્રારા સ્ટાર્ટ આપી શરૂ કરેલી આ શોભાયાત્રામાં પરંપરાગત વેશભુષા સાથે બાળકો યુવાનો સહિત વડીલો મોટી સંખ્યામાં જોડાયા છે

દરમ્યાન ઉલ્લેખનીય છે કે કચ્છમાં પ્રવર્તતી તીવ્ર દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને રાખી ગૌસેવા અને ધાસયારા માટે દાતાઓની દાનનની સરવાણી વહાવી છે જેને આમ જનતાએ સરાહનીય પગલુ ગણાવ્યુ છે

કચ્છમા કોઈ વિસ્તારમાંગામમાં કે મહોલ્લામાં બાળલઝ્ન થતાં જોવા મળે તો નાગરીકોએ સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજસેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ

જિલ્લા મથક ભુજ સહિત હાલ જોકે ગરમીનો પારો ઉંચો જ રહેવા પામે છે